ભારત અને ભૂતાને જળવિદ્યુત ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ભૂતાનના રાજા ગ્યાલપો તથા પ્રધાનમંત્રી લોતે તશેરીંગ સાથે દ્વિપક્ષીય મંત્રણામાં બંન્ને દેશો વચ્ચેનો જળવિદ્યુત ક્ષેત્રનો સહકાર અન્ય ક્ષેત્રોમાં પણ મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો છે થીમ્પુમાં આ મંત્રણા અંગે પત્રકારો સાથેની વાતયીતમાં વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતુ કે પરસ્પર હિત તથા વિશ્વાસ આધારીત સંબંધો હવે વિજ્ઞાન અને ટેકનોલોજી તથા શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધારાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને ભૂતાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધી વધુ મજબૂત બનાવવા માટે ભૂતાનના પ્રધાનમંત્રી લોતાય સેરીંગ સાથે ગઇકાલે થિમ્પુમાં મંત્રણા કરી છે બંને અગ્રણીઓએ વ્યકિતગત ઉપરાંત પ્રતિનિધિસ્તરની વાતયીત કરી હતી

ભારતે ભૂતાનમાં બનાવેલું આ ચોથું એકમ છે બંને આગેવાનોએ ઇસરો દ્વારા વિકસાવેલ દક્ષિણ એશિયા ઉપગ્રહ અર્થસ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું આ ઉપરાંત રૂપે કાર્ડના પ્રથમ તબક્કાનો આરંભ કરાવ્યો હતો

આ સમજૂતી ઉપર ભૂતાનની રોચલ યુનિવર્સિટી તથા મુંબઇ કાનપુર દિલ્હીની આઇઆઈટી અને સિલ્યરની એનઆઇઆઇટી સંસ્થાના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા હતા અવકાશ ક્ષેત્રે સહકાર વધારવા માટે ઇસરો અને ભૂતાનના માફીતી અને ટેકનોલોજી વિભાગ દ્વારા સમજૂતી સાધવામાં આવી હતી

તથા કેટલાક વિસ્તારોમાં લેન્ડલાઇન ફોન સેવા ફરી શરૂ કરાઇ છે સરકારી પ્રવક્તા રોહિત કંસાલે જણાવ્યું હતું કે રાજ્યના બીજા વિસ્તારોમાં સંદેશાવ્યવહાર તબક્કાવાર શરૂ કરાશે કાશ્મીરમાં આવતીકાલથી શાળાઓ ખુલશે અને આ હેતુથી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે

રાજ્યના પોલીસ વડા દિલબાગસિંહે ગઇકાલે પુલવામા અને અનંતનાગ જીલ્લાઓની મુલાકાત લઇને સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમણે કહ્યું કે આજે વધુ વિસ્તારોમાંથી પ્રતિબંધાત્મક આદેશો હળવા બનાવાશે શ્રીનગરના ડિવીઝનલ કમીશનર બશીર ખાને જણાવ્યું છે કે હજયાત્રાથી પરત ફરતા ભાવિકો માટે વહિવટીતંત્રે વ્યવસ્થા કરી છે

થેદીયુરપ્પાએ જણાવ્યું છે કે કર્ણાટક મંત્રીમંડળનું વિસ્તરણ મંગળવારે કરાશે ટિવટર ઉપર તેમણે જણાવ્યું ફતું કે એ જ દિવસે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક પણ થોજાશે

તેમણે પરિષદનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે પરંપરાગત રીતે ભારત શિક્ષણ તથા શિક્ષકોની સજ્જતાના ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે વર્ષોથી ભારતીય શિક્ષકો વિશ્વગુરુ તરીકે ઓળખાતા આવ્યા છે શિક્ષક શિક્ષણ અંગેની રાષ્ટ્રીય પરિષદે તેની સ્થાપનાની રજતજયંતી નિમિત્તે બે દિવસ માટેની આ પરિષદનું આયોજન કર્યું છે

કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષવર્ધને આગ ઉપર નિયંત્રણ તથા દર્દીઓની સંભાળ કામગીરી ઉપર જાતે દેખરેખ રાખી હતી આગના લીધે સાવચેતીના પગલા રૂપે એઇમ્સના એ અને બી વીંગમાંથી બીજે ખસેડવામાં આવેલા દર્દીઓને આજે ફરીથી એ બી વીંગમાં ખસેડાશે તેવી સંભાવના છે આરોગ્યમંત્રીએ ખાસ ફાયર ઓડિટ હાથ ધરવાની જરૂરીયાત અંગે યર્યા કરી હતી તથા હોસ્પિટલના કર્માચારીઓએ આગને ફેલાતી રોકવા તથા દર્દીઓને માટે લીધેલા પગલાંની પ્રશંસા કરી હતી

જા કે પુરાવાના અભાવે અદાલતે ભૂતપૂર્વ ધારાસભ્ય સુનીલ પાંડે સહિત ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અધિક જીલ્લા અને સત્ર ન્યાયાધીશ ત્રિભુવન યાદવે લંબુ શર્મા યાંદ મિયાં અખિલેશ ઉપાધ્યાય રીંકુ યાદવ પ્રમોદસિંહ શ્યામ વિનય વર્મા અને મહંમદ વાહિદને કેસમાં દોષિત ઠેરવ્યા છે

દરમ્યાન હિમાચલના ઘણાં વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે રાજ્યની મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે બિથાસ નદી ભયજનક સપાટી વટાવીને વહી રહી હોવાથી જીલ્લા વહિવટીતંત્રે સતર્ક રહેવાની સૂચના આપી છે

ગઇકાલે લીથુઆનીયાના રાષ્ટ્રપ્રમુખ ગીતાનાસ નૌસેદા સાથે મંત્રણા કરતા શ્રી નાયડુએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કાશ્મીર ક્ષેત્રની પુનઃરચનાના પગલે અફીની વઠીવટી કાર્યક્ષમતા વધશે તથા પ્રાદેશિક અસમાનતા ઘટશે

આ પ્રસંગે કૃષિ તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન ક્ષેત્રની બે સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરાયા છે

મુંબઇની મુલાકાત વખતે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી આ અતિથીગુહમાં રોકાણ કરશે રાજભવનમાં બ્રિટીશ શાસન વખતની બે તોપો સામે રખાયેલી તકતીનું રાષ્ટ્રપતિએ અનાવરણ કર્થું હતું આ પ્રસંગે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા

એન જી ઇંધણ કેન્દ્રનું ગઇકાલે દિબ્રગઢમાં ઉદ્દઘાટન કર્યું છે તેમણે કહ્યું કે રાજ્યને હવાના પ્રદૂષણથી મુક્ત કરવા બધા જ જીલ્લામાં તબક્કાવાર સી

સ્ટેશનો શરૂ કરાશે વાહનોમાંથી નીકળતા ધૂમાડાના લીધે લોકોના આરોગ્યને ગંભીર અસર થતી હોવાથી રાજ્ય સરકારે પર્યાવરણને અનુક્રળ સી એન જી ના ઉપોયગને પ્રોત્સાહન આપવાનો નિર્ણથ લીધો છે શ્રી સોનોવાલે આ હેતુથી વાહન યાલકો અને લોકોમાં જાગૃતી કેળવવા ઉપર ભાર મૂક્યો હતો

ભારતે બે સીંગલ્સની મેચો જીતી લીધી હતી જ્યારે ડબલ્સની મેચ હારી ગયું હતું માનસ ધામને તથા પ્રણવ રેથીને સીંગલ્સની મેચોમાં વિજય મેળવ્યો હતો જ્યારે માનસ અને અર્ણવની જાડી ડબલ્સની મેચમાં હારી હતી

ભારતની ગુરજીત કૌરે ભારતવતી બે ગોલ નોંધાવ્યા હતા